પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો પ્રધાનમંત્રી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે

તેમજ સ્વચ્છતા જાળવવા સંદર્ભે અને પર્યાવરકાની જાળવણી માટે યોજાનાર વ્રક્ષારોપજાના કાર્યક્રમોમાં પજા નાગરિકોને જોડાવવા રાજ્ય સરકાર દ્વારા અન્નરોધ કરાયો છે તેમણે ઉમેર્યું કે કેવડિયા ખાતે યોજાનાર આ મુખ્ય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાલી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહીને નર્મદા નીરના વધામણા કરશે મંત્રીશ્રી જાડેજાએ ઉમેર્યું કે વડાપ્રધાનશ્રી કેવડિયા ખાતે આકાર લઇ રહેલી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા વિવિધ પ્રોજેક્ટ્સ રિવર રાફ્ટીંગ જંગલ સફારી પાર્ક બટરફલાય ગાર્ડન એકતા નર્સરી વિશ્વવનની મુલાકાત લઇને ગરૂડેશ્વરના દત્ત મંદિરમાં પૂજા અર્ચન કરીને જાહેર સભાને સંબોધન કરશે રાજ્યભારમાં મંત્રીમંડળના સભ્યો સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તમામ જિલ્લા મથકોએ મુખ્ય કાર્યક્રમો તથા તાલુકા મથકોએ પણ કાર્યક્રમોનું આયોજન કરાયું છે એટલું જ નહી તમામ જિલ્લા પંચાયત સીટ દીઠ નમામિ દેવી નમદિ મહોત્સવમાં વિવિધ રાજકીય અત્રણીઓ ઉપસ્થિત રહેશે પ્રધાનંમત્રીની મુલાકાત અંગે વ્ધુ માહિતી આપે છે અમારા સંવાદદાતા

આ અંગે વ્ધ્ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ

આ દિવસે જિલ્લાની નગર પાલિકાઓ પ્લાસ્ટિક કચરાના એકત્રીકરણ અને નિકાલનું અભિયાન શરૂ કરશે કાર્યક્રમમાં નર્મદા વિષયક ડોક્યુમેન્ટરી બતાવવાની સાથે નર્મદા સ્તુતિનું ગાન કરાશે નવસારીનો મુખ્ય કાર્યક્રમ ગુજરાત રાજયના વન અને પર્યાવરણ મંત્રી તથા નવસારી જિલ્લાના પ્રભારી મંત્રીક્રી ગણપતસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાશે

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે હવે ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા ખૂલી ગઇ છે ઇઝ ઓફ ડ્રઇંગને કારણે સરળીકરણ થવાથી વિકાસની સ્પર્ધા એટલી તીવ્ર થઇ ગઇ છે કે પૂરતો સપોર્ટ અને લાંબો દ્રષ્ટિકોણ ન હોય તો વિકાસ શકય નથી બેન્કોએ આ દ્રષ્ટિથી એવી વ્યવસ્થાઓ ઊભી કરવી પડે કે કેન્દ્ર રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓનો લાભ તેમના મારફત છેલ્લામાં છેલ્લા માનવી સુધી સુપેરે પહોચે એમ તેમણે ઉમેર્યુ હતું નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બેન્કીંગ સેવાઓનો વ્યાપ નાનામાં નાના માનવી સુધી પહોચે તે માટે પાંચ હજારથી વ્યુ વસ્તીવાળા ગામોમાં બેન્કની શાખાઓ શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો છે ગુજરાતમાં બેન્કો વ્ધુ શાખાઓ શરૂ કરી આ સંકલ્પમાં સૂર પૂરાવે તે અપેક્ષિત છે

સુપ્રિ

ડિઝીટલ સ્ટેમ્પીગના ફાયદા જણાવતા મંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્રયૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિઝીટલ સ્ટેમ્પીગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિઝીટલ સ્ટેમ્પ સર્ટીફીકેટ મેળવી શકશે

ટી બસસ્ટેન્ડનું ખાતમૂર્ણત કરતા પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું હતું કે માળખાગત સુવિધાઓનો વિસ્તાર કરી રાજ્ય સરકારે વિકાસ ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડ્યા છે મંત્રી શ્રી પરમારે મોરવા હ ખાતે સાકાર થનાર નવીન બસ સ્ટેન્ડથી વિદ્યાર્થીઓના રાહતદરના પાસ ટિકિટ રિઝર્વેશન માલસામાનના પાસઁલ મોકલવા અને મેળવવા સહિતની ઉભી થનારી યાત્રી સુવિધાઓનો ચિતાર આપતા જણાવ્યું હતું કે મોરવાના આંગણે આજે આનંદનો અવસર છે